પી એલ

ગઇકાલે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ ચૂંટણી કમિશનર ઉમેશસિંહાએ જણાવ્યું હતું કે કેટલાક નાના બનાવોને બાદ કરતાં એકંદરે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્રું થયું હતું આ તબક્કામાં મહિલાઓ તથા વરિષ્ઠ નાગરીકો મતદાન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા

અગાઉના ત્રણ તબક્કાની સરખામણીએ ગઇકાલના ચોથા તબક્કામાં ઇ

બદલવાની જરૂર ઉભી થઇ તેવા બનાવો ઓછા નોધાયા હતા

લોકસભાની બાકીના ત્રણ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે જુદાં જુદાં રાજકીય પક્ષોના અગ્રણીઓ વિવિધ સ્થળે રેલી સભાઓ યોજી રહ્યાં છે ભાજપના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના બહરાઇચ અને ઉત્તરપ્રદેશના બારાબંકી ખાતે રેલીઓમાં સંબોધન કરશે ભાજપના અધ્યક્ષ અમિત શાહ રાજસ્થાનના અલવર તથા દૌસા ખાતે ચૂંટણી પ્રચાર કરશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના તિકમગઢ દામોહ તથા પન્નામાં જયારે બી એસ પી ના વડા માયાવતી ઉત્તરપ્રદેશમાં રેલીઓ યોજશે દરમિયાન લોકસભાની સાતમા અને આખરી તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થશે

નાયબ ચૂંટણી કમિશનર ભુષણકુમારે ગઇકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું

તેમણે કહ્યું કે આજની બેઠકમાં કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે પણ વિચારણા કરાશે આ બેઠકમાં કાશ્મીરનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભાજપે મહેબુબા મુફતીના પી ડી પી પક્ષને આપેલો ટેકો પાછો ખેંચી લેતા ભાજપ પી

મોરચા સરકારનું પતન થયું હતું ત્યારપછી કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની બેન્ચ સમક્ષ ગઇકાલે કેન્દ્ર સકરકારે અરજી કરીને રજુઆત કરી હતી કે આ મુદ્દે પ્રતિભાવ આપવા તેમને વધુ સમયની જરૂર છે જો કે અદાલત આજની નિર્ધારીત સુનાવણી મુલતવી રાખવા અંગે કશ્રું જ અવલોકન કર્યું નહતું

બાલસુબ્રમણ્યમને કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી રજૂઆત અંગેનો પત્ર અરજદારોમાં વિતરીત કરવાની મંજૂરી આપી હતી ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા અને અરૂણ શૌરી તથા વકીલ પ્રશાંત ભૂષણ સહિત અન્યોએ રાફેલ સોદા અંગેના ચૂકાદાની પૂનઃ વિચારણા કરવા રજુઆત કરતી અરજી સર્વોચ્ચ અદાલતમાં કરી છે

આવતીકાલ સુધી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધ્યા પછી ફાની ઓડીશા તરફ આગળ વધે તેવી પણ શક્યતા છે ફાનીના કારણે કેરળ આંધ્રપ્રદેશ તથા તમિલનાડુના દરિયાકાંઠા વિસ્તારોમાં આજે હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે એવી જ રીતે ગુરૂવાર સુધીમાં આંધ્રપ્રદેશ તથા ઓડીશામાં પણ વરસાદ થવાની સંભાવના છે ઘણાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે

પાકિસ્તાને કરાંચીની માલીર જેલમાંથી મુક્ત કરેલા માછીમારો અને ભારતીય નાગરિકોને કરાંચી કેન્ટોનમેન્ટ રેલ્વે સ્ટેશનેથી બીઝનેસ એક્સપ્રેસ ટ્રેનમાં લાહોર મોકલવામાં આવ્યા છે

પાકિસ્તાને તેમના જળવિસ્તારમાં માછીમારી કરવાના આરોપસર પપ ભારતીય માછીમારોને તથા ગેરકાયેદસર રીતે સરહદ ઓળંગવાના આરોપસર પ ભારતીયોને બંધક બનાવ્યા હતા

ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી વખતે માઓવાદીઓએ કરેલા હુમલામાં સલામતીદળનાં ત્રણ જવાનો શહીદ થયા હતા

પોલીસના જણાવ્યા મુજબ ચારેય વ્યક્તિઓ સામે નાગરીકો ઉપર ગોળીબાર કરવાનો પોલીસોના નિવાસો અને સી

ના શિબીરો પર ગ્રેનેડ હુમલા કરવાના આરોપ છે આ ઉપરાંત યુવાનોને ઉશ્કેરીને આતંકવાદી પ્રવૃત્તિ માટે તૈયાર કરવાનો સોશ્યિલ મિડીયા મારફતે વાંધાજનક સાહિત્ય આપવાના પણ આરોપ છે આ ચારેય વ્યક્તિઓની સઘન પુછપરછ ચાલી રહી છે

પી એલ

જવાબમાં કે